કેન્દ્ર સરકાર દવારા આ ફસાયેલા લોકોને તેમના ઘર સુધી પહોંચડવા માટેની મંજૂરી રાજય સરકારને આપી દોધી છે જેને લઈને ગુજરાત સરકાર દવારા દેશના અલગ અલગ રાજયમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે જે લોકો ગુજરાતમાં ફસાયા છે તેમને પર તેમના રાજયમાં મોકલવા માટે આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફીસર તરીકે નિમણક કરવામાં આવી છે જે લોકો ગૂજરાત બહાર છે તે લોકોએ આ અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશ

આશુતોષ અંતાણી કચ્છ અબ્દુલ ગફુર ખત્રો કચ્છની રોગાન કળાના કસબી અને પદમશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ માંગણી કરી છે કે કોરોના લોકડાઉનના કારણે કારીગરો પાસે જે તૈયાર માલ પડી રહયો છે તેની ખરીદી પોતના એમ્પોરિયમમાં વેંચાણ માટે રાજય સરકારે કરવી જોઈએ આકાશવાણી સાથે વાત કરતાં તમણે જણાવ્યું હતું કે

આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે આયોજિત આ સેમિનારમાં જાણિતા મનોચિકિત્સક અને લેખક ડોકટર હંસલ ભરોજ આવશ્યક માગદર્શન પુરું પાડશે સેમિનારના કો ઓર્ડિનટર તરીક અંગ્રેજી વિભાગના વડા ડોકટર કાશ્મીરા મહેતા છે સેમિનારમાં જોડાવવા માટે ખાસ લીન્ક જાહેર કરવામાં આવી છે આશુતોષ અંતાણી કચ્છ હવામાન પશ્ચિમો વિક્ષોભની અસર તળ ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આજે બપોર બાદ પૂર્વ કચ્છના ભચાઉ અંજાર સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાયું હત અને કેટલેક સ્થળ વરસાદી ઝાંપટા પડયા હતા અંજાર તાલુકાના દુધર્ઈ ગામ આસપાસ કરા સહિતનાં ઝાપટું પડયું હોવાના અહેવાલ મળી રહયા છે જો કે કચ્છ જિલ્લાના અન્ય ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો

તેમજ ખેડૂતો તથા માછીમારો માટે કોઈ વિશેષ સુચના આપવામાં આવી નથી